મંત્રીમંડળમાં જે લોકોને કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા તેમાં રાજનાથસિંહ અમિત શાહ નિતીન ગડકરી ડી

સદાનંદ ગૌડા નિર્મલા સીતારમણ રામવિલાસ પાસવાન નરેન્દ્ર સિંહ તોમર રવિશંકર પ્રસાદ હરસિમરત કૌર થાવરચંદ ગેહલોત ડો

જયશંકર ડો

હર્ષવર્ધન પ્રકાશ જાવડેકર પિય્રષ ગોયેલ ધર્મેન્દ્ર પ્રધાન મ્રુષ્નાર અબ્બાસ નકવી પ્રહલાદ જોષી મહેન્દ્રનાથ પાંડે અરવિંદ સાંવત ગિરીરાજ સિંહ અને ગજેન્દ્ર શેખાવતનો સમાવેશ થાય છે સંતોષકુમાર ગંગવાર રાવ ઇન્દ્રજીત સિંહ શ્રીપદ યસો નાયક ડો જીતેન્દ્ર સિંહ કિરન રિજજ્ પ્રહલાદસિંહ મ્રલાયમસિંહ પટેલ આર

સિંહ હરદીપસિંહ પુરી મનસુખ માંડવિયાને સ્વતંત્ર પ્રભાર રાજ્યમંત્રીના રૂપે શપથ અપાવવામાં આવ્યા ફગ્ગનસિંહ કુલસ્તે અશ્વિનીકુમાર ચોબે અર્જુન રામ મેઘવાલ જનરલ વી

કિશન રેડ્ડીને રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લેવડાવ્યા

પાછલી સરકારમાં મંત્રી રહેલા કેટલાક સાંસદોને મંત્રીમંડળમાં પુનઃ સામેલ કરવામાં આવ્યા છે ભાજપ અધ્યક્ષ અમિત શાહ જે પ્રથમ વખત લોકસભામાં ચૂંટાયા છે તેમનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે પ્રથમ વખત જેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યા છે તેમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા ઉત્તરાખંડમાં પૂર્વ મુખ્યમંત્રી રમેશ પોખરિયાલ નિશંકનો સમાવેશ થાય છે

ડી એ ના સાથી પક્ષોમાંથી લોકશક્તિ પાર્ટી શિવસેના શિરોમણી અકાલીદળના સાંસદો પણ નવી સરકારમાં સ્થાન આપવામાં આવ્યું શપથ ગ્રહણ સમારોહમાં બિમ્સટેક દેશના રાષ્ટ્રાધ્યક્ષ વિદેશ રાજદ્દૂત રાજ્યપાલ મુખ્યમંત્રી વિપક્ષી નેતા અગ્રણી ઉદ્યોગપતિઓ ફિલ્મ કલાકારો અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી

વિપક્ષ તરફથી યુ પી એ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં ગુજરાતમાંથી ત્રણ સાંસદોને મંત્રીપદે નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં કેબિનેટ મંત્રી તરીકે અમિત શાહ સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી તરીકે મનસુખ માંડવિયા અને રાજ્યકક્ષાના મંત્રી તરીકે પરષોત્તમ રૂપાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે અમિત શાહનો પ્રથમ વખત મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે

રાજ્યસભાના સાંસદ પરષોત્તમ રૂપાલાનો પણ ફરીથી સમાવેશ કરવામાં આવ્યો છે

નેશનલ કમિશન ફોર માઈનોરીટી એજયુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એકટ હેઠળ સક્ષમ સત્તાધિકારી લઘુમતિ શૈક્ષણિક સંસ્થા હોવાનું પ્રમાણપત્ર મેળવવા અરજી કરી નથી અથવા જેઓની અરજી નકારવામાં આવી છે તેવી તમામ લઘુમતિ શૈક્ષણિક સંસ્થોઓએ આર ટી ઈ એકટ હેઠળ ફાળવેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે તેવો સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે સુપ્રિમ કોર્ટના ચૂકાદાથી રાજયના નબળા અને વંચિત જૂથના વિદ્યાર્થીઓને લાભ મળશે ઉલ્લેખનીય છે કે રાજ્યની સ્વાનિર્ભર લઘુમતિ પ્રાથમિક શાળાઓમાં જે શાળાઓ પાસે સક્ષમ સત્તાધિકારીશ્રીનું પ્રમાણપત્ર નથી તેવી શાળાઓમાં ધોરણ આર ટી ઈ

પરંતુ આવી શાળાઓએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની ના પાડી હતી આવા વિદ્યાર્થીઓનું ભવિષ્યો ધ્યાને રાખી શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સુપ્રિમ કોર્ટમાં શિક્ષણ વિભાગ દ્વારા અરજી કરવામાં આવેલ હતી ઉપરાંત આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને આ કેસની તાત્કાલિક સુનાવણી હાથ ધરવામાં આવે તેવી સુપ્રિમ કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કેસ સુપ્રિમ કોર્ટમાં ચાલતા સુપ્રિમ કોર્ટે આ મહત્વવનો ચૂકાદો આપતા અનેક વિદ્યાર્થીઓને લાભ મળશે શિક્ષણ વિભાગે રાજ્ય સરકાર દ્વારા આર ટી

ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા અને તેમની સામે દંડનીય કાર્યવાહી કરવા અમેરિકામાં બનેલી સ્પીડ ગન ખરીદવામાં આવશે

બાકીની સ્પીડ ગન તમામ જિલ્લાઓના ટ્રાફિક પોલીસ મથકને ફાળવવામાં આવશે

શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે ઓવર સ્પીડ વાહનના ચાલકોને પુરાવા સાથે ઇ મેમો પણ મોકલી આપવામાં આવશે

આ સ્પીડ ગનમાં વાહનોની સ્પીડનું વીડિયો રેકોર્ડિંગ પણ સ્ટોર થતું રહેશે